પ્રધાનમંત્રીએ કેટલાક ટ્વીટ કરીને સૂચન કર્યું છે કે આ બાબતે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિચાર વિમર્શ થવો જોઈએ લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર રખાશે નહીં

વિડીયો દ્વારા કોલેજના વિધ્યાર્થીઓને કોરોના વાઇરસ એટલે શું રોગના લક્ષણો ક્યાં તેના બચાવ માટેના ઉપાયો વિશે વિધ્યાર્થી ઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા

ડૉક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી

તે તમામના પાસપોર્ટના નામોની યાદી જામનગર જિલ્લાના વહિવટી તંત્રને મળી છે અને હાલમાં માત્ર ભારતીય નાગરિકોને જ ભારતમાં પ્રવેશ અપાઇ રહ્યો છે

દેસાઇએ ખેડાની મુલાકાત લીધી તેમની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓની સાથે મહિલાલક્ષી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને કેન્દ્ર અને રાજયની મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું

રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે બંધારણે સ્ત્રીઓને સમાનતાનો હક્ક આપ્યો છે

તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે આ વર્ષનો વિષય છે સદાય સજાગ ગ્રાહક ગ્રાહકોના હકોનું રક્ષણ કરવા અને તેમની ફરિયાદોના વહેલી તકે નિરાકરણ લાવવા સરકારે વિવિધ પગલાં લીધા છે

નવા કાયદા હેઠળ કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપનાની જોગવાઈ છે ગ્રાહક અધિકારો આરોગ્ય વેપાર વગેરેની લગતી ભ્રામક જાહેરાતો સંદર્ભે પ્રછપરછ કરવાની સત્તા આ તપાસ સંસ્થાને હશે ગ્રાહક બાબતોનું મંત્રાલય જાગો ગ્રાહક જાગો દ્વારા તમામ ગ્રાહકો માટે જાગૃતિના કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે